મી વરસાદ નોંધાયો હતો

વરસાદની આગાહીના પગલે કચ્છભરમાં એનડીઆરએફની એક ટીમ ફાળવાઈ છે ભુજ હવામાન કચેરીના પ્રભારી રાકેશકુમારે જણાવ્યું કે વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થનારી આ સિસ્ટમની અસર તળે કચ્છના મોટાભાગના વિસ્તારમાં હળવાથી મધ્યમ તો કેટલાક વિસ્તારમાં ભારે અને કયાંક અતિ ભારે વરસાદ વરસવાની સંભાવના છે ખાસ કરીને દરિયાઇપટ્ટીના વિસ્તારમાં વરસાદનું જોર વધુ રહેવાની શક્યતા દેખાઇ રહી છે સિસ્ટમની અસરથી પવનની ગતિ વધુ રહેવા સાથે દરિયામાં પણ તેની અસર જોવા મળે તેવીય સંભાવના વ્યક્ત કરાઇ રહી છે

ડી આર એફ ની એક ટૂકડી ભુજ ખાતે પહોંચી ગઈ છે અને જ્યાં વરસાદ આફત બને ત્યાં તેને તાબડતોબ મોકલી અપાશે ભુજ ખાતે કાર્યરત ડિઝાસ્ટર મામલતદાર સી

પ્રજાપતિ એ જણાવ્યું છે કે તાલુકા કક્ષા એ મહત્વ ના તમામ અધિકારી ને વડુ મથક નહીં છોડવાની તાકીદ કરાઈ છે તથા તેમના વિસ્તાર માં આવતા જળાશય ના જળ સ્તર ઉપર ધ્યાન રાખવા કહેવાયું છે લોકોનું સ્થળાંતર કરવું પડે તેવી નોબત આવે તો આશ્રય સ્થળ બને તેવી જગ્યાઓ નું આયોજન તૈયાર રાખવા પણ કહેવાયું છે

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રેમકુમાર કન્નર કહે છે કે આશા કાર્યકર ના માધ્યમ થી ધાત્રી માતા સગર્ભા બહેનો તથા કુપોષિત બાળકો ના આરોગ્ય ને સુધરે તેવી કામગીરી પુરજોસ માં ચાલુ જ છે તેમને ઉમેરી હતું કે ગામડા માં બીમારી નું પ્રમાણ ઘટાડવા માટે રોગ પ્રતિકાર શક્તિ વધારવાની માહિતી લોકો સુધી પહોંચાડવા માં અને તેમને મદદરૂપ થવા માં આશા કાર્યકરનો સમૂહ ઉત્તમ ફરજ બજાવી રહયો છે